તેમણે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ભૂમિ પૂજન કર્યું રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે ભાઇયારાની ભાવના મજબૂત બનાવવા તથા શાંતિ અને સમાજની એકતા જાળવી રાખવાનો અનુરોધ કર્યો છે

ઉતર પ્રદેશના પ્રયાગરાજમાં આજે જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ બાબતનો આધાર છે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ તેમણે કહ્યું કે તેમની સરકાર લોકોનું જીવન સહજ અને સરળ બનાવવા કામગીરી કરી રહી છે

શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે વરિષ્ઠ નાગરિકો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા તેમને લધુત્તમ ટેકાના ભાવો અને તેમની ઉપજોને બજાર પુરૂ પાડવા સહિત ઘણી કલ્યાણ યોજનાઓનો આરંભ કરાવ્યો છે તેમણે કહ્યું કે ખેડૂતો કૃષિ ઉપજો વેચી શકે તે માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામીણ હાટ તૈયાર થતા ખેડૂતોને ક઼ષિ ઉત્પાદનો વેચવા માટે દુર જવું પડશે નહિ

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ભૂમિ પૂજન અને બુંદેલખંડ વિસ્તારમાં પાઇપલાઇન વડે પીવાનું પાણી પુરુ પાડવાની હર ઘર જલ મિશન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો પ્રધાનમંત્રીએ પી એમ કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અર્પણ કર્યા હતા

ઝારખંડના ગુમલા જિલ્લાના બિશ્નુંપુર ખાતેની વિકાસ ભારતી સંસ્થાની મુલાકાત વખતે રાષ્ટ્રપતિએ આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે વિકાસ ભારતીમાં અભ્યાસ કરતા આદિજાતીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો વિકાસ ભારતી સંસ્થાએ કૃષિ જળ સંરક્ષણ ઉર્જા આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરીને આ વિસ્તારના આદિજાતી લોકોના જીવનધોરણમાં અસાધારણ સુધારો કર્યો છે

રાજસ્થાનના કોટામાં સુપોષિત મા અભિયાનનો પ્રારંભ કરાવતા શ્રી બિરલાએ જણાવ્યું હતુ કે સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુને તંદુરસ્ત રાખવા એ સુપોષિત મા અભિયાનનો મુખ્ય હેતુ છે તેમણે સમાજના દરેક વર્ગને ભારતને કુપોષણની સમસ્યાથી મુક્ત કરવા હાથ ધરાયેલ ઝ્રંબેશને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા

મુખ્ય મંદિરમાં પૂજા અર્ચના બાદ શ્રી શાહે મંદિર પરિસરમાં આવેલા દેવી વિમલા અને મહાલક્ષમી મંદિરોની પણ મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન પ્રતાપ સારંગી અને પ્રહલાદસિંહ પટેલ તથા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા આ પ્રસંગે તેમની સાથે રહ્યા

જોકે સંબધિત વિસ્તારોની શાળાઓમાં સંસ્થાના વડા અને શિક્ષકો કર્મચારીઓ રાબેતા મુજબ હાજર રહેશે દિલ્ફીના અન્ય જિલ્લાઓમાં વાર્ષિક પરીક્ષાઓ નિર્ધારીત સમય પત્રક મુજબ લેવાશે

શાહિ મહેલ દ્વારા જારી કરાયેલી યાદીમાં સુલતાન અબ્દલ્લાહ સુલતાન એહમદ શાહે જણાવ્યું છે કે આંતરીક બાબતોના ભૂતપૂર્વ મંત્રી અને બેરસાતુ પક્ષના નેતા શ્રી યાસિન આવતીકાલે પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે અગાઉના પ્રધાનમંત્રી મહાથીર મહમ્મદે અચાનક રાજીનામુ આપ્યા બાદ સત્તાધારી મોરચા સરકાર તુટી પડતા છેલ્લા સાત દિવસથી મલેશિયામાં રાજકીય મડાગાઠ ઉભી થઇ હતી

આ શાંતિ સમજૂતી સધાતા અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકાના સૈનિકોને તબક્કાવાર પાછા ખેચી લેવાશે જોકે આ સમજૂતી મુજબ કાયમી સંઘર્ષ વિરામ માટે તાલીબાનોએ અફઘાન સરકાર અને અન્ય નાગરિક સંસ્થાઓ સાથે વાતચીત કરવી પડશે ભારતના કતાર ખાતેના રાજદ્વારી પી કુમારન આ પ્રસંગે નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે

શ્રી શૃંગલાએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીની મુલાકાત લીધી હતી અને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલો પત્ર આપ્યો હતો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વીટર ઉપર જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ સંપદાના વિકાસ માટે ભારત પ્રતિબધ્ધ છે

રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષેએ નિમેલી ખાસ સમિતિએ આ સમજૂતીનો અભ્યાસ કરતા તેના લીધે શ્રીલંકાનું સાર્વભૌમત્વ અને સલામતી સામે ખતરો હોવાનું જણાતા સરકારે આ નિર્ણય લીધો છે

શ્રીલંકાની સરકારે સમિતિની ભલામણોને ટાંકીને જણાવ્યું હતુ કે આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરતા પહેલા સંસદની મંજૂરી જરૂરી જણાય છે